ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલની આગેવાનીમાં યોજાયેલ બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો

કૃષિ મહોત્સવ અંતર્ગત પ્રગતિશીલ અને સફળ ખેડૂતોના અનુભવ અન્ય ખેડૂત સુધી પહોંચાડતો પરિસંવાદ યોજાશે ઉપરાંત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની છણાવટ માટે ખાસ વ્યવસ્થા કરાશે જેથી આ યોજનાનો ફાયદો લેવાથી કોઇ ખેડૂત વંચિત રહે નહીં મુખ્યમંત્રીશ્રી નાયબ મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ ઉચ્ચસ્તરીય બેઠકમાં કૃષિ મહોત્સવની ઉજવણીનું જે પ્રારૂપ નક્કી કરવામાં આવ્યું છે તે અનુસાર જે તે તાલુકાના પ્રગતિશીલ કિસાનોના કૃષિ અનુભવોનું આદાન પ્રદાન કૃષિ તજજ્ઞોનું માર્ગદર્શન પશુપાલન વિષયક વ્યાખ્યાનો અને પ્રશ્રોત્તરી તથા કિસાન ગોષ્ઠિ અને સરકારની વિવિધ કૃષિ કલ્યાણ યોજનાના લાભોનું વિતરણ આ મહોત્સવના દિવસે કરાશે

ઓછું પ્રદૂષણ કરનારા તથા પ્રદૂષણ બોર્ડના નિયમોનું પાલન કરનારા ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા મુખ્યમંત્રીના હસ્તે ઉત્સર્જક વેપાર યોજના જાહેર કરવામાં આવશે આ યોજનામાં ગુજરાત દેશ અને વિશ્વમાં પ્રથમ રાજ્ય છે આ યોજના દ્વારા ઓછુ પ્રદૂષણ કરનારા તથા નિયમોનું પાલન કરનારા ઉદ્યોગોને નાણાકીય ફાયદો થશે

જેને પગલે આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી બીટ એર પોલ્યુશન જાહેર કરવામાં આવ્યું છે શિતલ વૈશ્નવ સેલ્ફી વીથ સેપલિંગ અભિયાન પર્યાવરણમંત્રીશ્રી પ્રકાશ જાવડેકરે આજથી સેલ્ફી વીથ સેપલિંગ અભિયાનનો આરંભ કર્યો છે અને લોકોને હાથમાં છોડ રાખીને સેલ્ફી પડાવવા તથા તેને સામાજિક માધ્યમોમાં મૂકવા જણાવ્યું છે નવી દીલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં વિશ્વ પર્યાવરણ દિવસની પૂર્વ સંધ્યાએ તેમણે લોકોની ભાગીદારી પર ભાર મૂક્યો હતો

ગુજરાત મત્સ્યોઘોગ કાયદા હેઠળ આ પ્રતિબંધ મુકાયો છે પરંતુ મશીન વગરની નાનકડી હોડી વડે માછલી પકડી શકાશે સમુક્રી જીવના પ્રજનનકાળને ધ્યાનમાં રાખી આવું ફરમાન બહાર પડાતું હોય છે પોરબંદર ખાતે કાર્યરત મદદનીશ મત્સ્યોઘોગ કચેરી દ્વારા બહાર પડાયેલી યાદી કહે છે કે માછીમારી પ્રતિબંધનો ભંગ કરનાર યાંત્રિક હોડીનું લાયસન્સ રદ કરવા ઉપરાંત પચાસ હજાર રૂપિયા સુધીનો દંડ થઇ શકે છે શિતલ વૈશ્નવ ઈદ ઉલ ફિત્ર કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં મુસ્લિમ બિરાદરો આજરોજ બુધવારે ઈદ ઉલ ફિત્ર એટલે કે રમઝાન ઈદની ઉજવણી કરાશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના મુસ્લિમ સમાજના સૌ નાગરીક ભાઈ બહેનોને પવિત્ર ઈદ ઉલ ફિત્રની હાર્દિક શુભકામના પાઠવી છે નેહલ ઠક્કર વિશ્વકપ આજરોજ ઈંગ્લેન્ડમાં વિશ્વકપ વિજય મેળવવાનું સપનું સાકાર કરવાની દિશામાં ટીમ ઈન્ડિયાની પહેલી કસોટી થશે સાઉથમ્પટન ખાતેના ધ રોઝ બાઉલ સ્ટેડિયમ પર દક્ષિણ આીફકાની ટીમ સામે ટીમ ઈન્ડિયાનો મુકાબલો થશે

જ્યારે ડુ પ્લેસીસના સુકાનીપદ હેઠળની દક્ષિણ આફ્રિકાની ટીમ સ્પર્ધાની તેની ત્રીજી મેચ રમશે